પ્રાદેશિક સમાચાર રૂપલ જાનિ વાંચે છે રાજ્યના સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરાને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા

રાજ્ય સરકારે ગણીત કાયદામાં સરળતા લાવતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે

આપી એ પદ્ધતિ અન્ય રાજ્યો માટે અનુકરણીય છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના સેલવાસમાં રહેતા રણજીત મહાતોએ સ્વાતંત્ર્ય

સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય પાંચમું છઠ્ઠં અને દસમું સ્થાન મેળવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો અને નગર વહીવટકર્તાઓને બિરદાવ્યા છે ગુજરાત ના શહેરો ક્લીન અને ગ્રીન બને તેવી અપેક્ષા શ્રી રૂપાણીએ રજૂ કરી છે અને કહ્યું કે ગાંધીબાપુના સ્વચ્છાગ્રહને પ્રધાનમંત્રી મોદીએ આંદોલન તરીકે આગળ ધપાવતા લોકોએ તેનો સ્વીકાર કર્યો છે

કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડીકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે હવે જિલ્લા કલેકટરની આગોતરી પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે પરંતુ જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી દેવાની રહેશે ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ અને ઇન્સપેકશન વગેરેમાં સમયનો વ્યય થતો હતો અને પ્રોજેકટ વિલંબમાં પડતાં ખર્ચ વધી જતો હતો

પાટિલે જણાવ્યું છે કે ગુજરાત સરકારના મંત્રીઓ દર સોમવાર અને મંગળવારે પક્ષના કાર્યાલય કમલમમાં ઉપસ્થિત રહીને પક્ષના કાર્યકરોના પ્રશ્નો સાંભળશે પોતાના સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસ દરમિયાન જૂનાગઢમાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું

શ્રી પાટિલે જણાવ્યું હતું કે કાર્યકરો દ્વારા સૂચવાયેલા કામો થશે કે નહીં તેનો જવાબ મંત્રીઓ એ લેખિતમાં આપવો પડશે એ જવાબની બીજી નકલ પક્ષના કાર્યાલય કમલમ ખાતે મોકલાશે જ્યાં પક્ષ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોના કામો થવા જોઈએ અને તે માટે જ પક્ષ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા સ્થળમાં ખેરગામ ભિલોડા બોરસદ ચીખલી વાંસદા અને વલસાડનો સમાવેશ થાય છે

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે

દરમ્યાન પાટણમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો